ડી આર

ડી આર એફ ની બે ટીમો સંબંધિત જિલ્લામાં તૈનાત

ગઇ સાંજે નવી દિલ્હીની આર્મી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા

તેમને દસમી ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને મગજમાં ગાંઠનું ઓપરેશન કરાયું હતું ભારત સરકારે સદગતના માનમાં સાત દિવસના રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે

તેમણે કેન્દ્રીય નાણાં સંરક્ષણ વિદેશી બાબતો અને વાણિજ્ય મંત્રી તરીકે પણ કાર્થ કર્યું હતું શ્રી મુખર્જી આયોજન પંચના ઉપાધ્યક્ષ પણ હતા તેઓ પાંચ વખત રાજ્યસભા અને બે વખત લોકસભા માટે ચૂંટાયા હતા શ્રી મુખર્જીએ સંસદના બંને ગૃહોના નેતા તરીકે સેવા આપી હતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શ્રી પ્રણવ મુખરજીના નિધન અંગે શોક વ્યક્ત કરતાં કહ્યું કે જાહેર જીવનમાં તેમનો મોટો પ્રભાવ રહ્યો છે તેમણે ભાવનાથી મા ભારતીની સેવા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે શ્રી પ્રણવ મુખર્જીએ વિકાસના માર્ગ ઉપર એક અસીમ છાપ છોડી દીધી છે રાજકારણ ક્ષેત્રે અને સમાજના તમામ વર્ગ દ્વારા શ્રી મુકરજીની પ્રશંસા કરવામાં આવી હતી શ્રી મોદીએ કહ્યું મુખ્ય નીતિ વિષયક બાબતો અંગે શ્રી પ્રણવ મુખર્જીની સમજદાર સલાહ ક્યારેય ભૂલી શકાશે નહીં

રાજ્યપાલશ્રીએ એમના શોક સંદેશમાં જણાવ્યુ છે કે જીવન પર્યન્ત રાષ્ટ્રહિતને જીવનમંત્ર બનાવી સતત કાર્યરત રહેનારા સ્વ શ્રી પ્રણવ મુખર્જીના નિધનથી રાષ્ટ્રને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું છે કે શ્રી પ્રણવ મુખરજીના તેમના નિધનથી આપણે એક કુશળ રાજનીતિજ્ઞ અને માર્ગદર્શક ગુમાવ્યા છે

આગામી સાતમી સપ્ટેમ્બરથી મેટ્રો રેલ સેવાનો તબક્કાવાર પ્રારંભ કરાશે

જો કે આ કાર્યક્રમોમાં દરેકને ફરજિયાત માસ્ક પહેરવા પડશે સામાજિક અંતર જાળવવું પડશે એવી જ રીતે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ તથા આમંત્રિતોનું થર્મલ સ્કેનિંગ કરાવવું પડશે

શિક્ષણમંત્રીએ જણાવ્યું કે પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરવો પડશે તેમજ સામાજિક અંતરની જાળવણી કરવી પડશે

આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે તેવી હવામાન વિભાગની આગાહી છે રાજ્યમાં થઇ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે મુખ્ય સચિવ ડો અનિલ મૂકીમે ગઇકાલે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક યોજી હતી જેમાં વિવિધવિભાગના ઉચ્ય અધિકારીઓ જોડાયા હતા રાહત કમિશનર ડો

નર્મદા ડેમની જળસપાટી વધતાં વીજ મથક પણ ધમધમી ઉઠ્યા છે

ગઇકાલે નર્મદા નદી તેની ભયજનક સપાટી વટાવી હતી હજુ પણ જળસ્તરમાં વધારો થવાની સંભાવના છે ભરૂચ જિલ્લા કલેકટરે ગઇકાલે આ અંગે પત્રકાર પરિષદ ચોજી હતી તેમણે જણાવ્યું કે હાલ નર્મદા જિલ્લામાં બે એનડીઆરએફની ટીમ કાર્યરત છે અને નર્મદા નદીની સપાટી વધે તો તંત્ર તૈયાર હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું

જેને લઇને વહેરાખાડી થી ખેરડા જવાનો માર્ગ બંધ કરી દેવાયો છે વાસદ ગંભીરા અને ઉમેટા પાસે મહી નદી બે કાંટે વહેવા લાગી છે